પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોર્ટંગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડીસોઝા વચ્ચે નવી દિલ્હીમાં વિસ્તૃત ચર્ચા બાદ આ સમજૂતી કરાર થયા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ભારત પોર્ટુગલ સહયોગના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી પોર્ટુગલના રાષ્ટ્રપતિ યાર દિવસની ભારત યાત્રા પર નવી દિલ્જી આવ્યા છે

ગઇકાલે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે ત્યાંના વિદેશમંત્ર પ્રોફેસર ઓગસ્ટો સાન્ટોઝ પણ આવ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિવેદનમાં જણાવ્યું કે ભારત અને પોર્ટુગલ વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે

પોર્ટુગલના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન કર્યું હતું

જ્યારે યારની ધરપકડ કરાઈ હતી પોલીસ વડાએ કહ્યું કે મજબૂત સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે આના પરિણામે દક્ષિણ કાશ્મીરના સાત યુવાનોને આતંકવાદી જૂથમાં જોડાતા અટકાવવામાં આવ્યા હતા અને તેઓ પોતાના પરિવારમાં પાછા ફર્યા હતા

તેમણે કહ્યું કે આ ખેડૂતો ખૂબ જ ગરીબ છે અને તેમના હિત અને કલ્યાણને સર્વોચ્ય પ્રાથમિકતા આપવી જોઈએ

કાયદાકીય મુસદ્દા સંબંધિત આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહની અધ્યક્ષતા કરતા લોકસભાના અધ્યક્ષે કહ્યું કે પ્રભાવશાળી કાયદાથી સુશાસન જોડાયેલું છે અને લોકતંત્રને મજબૂત કરવામાં કાયદાકીય મુસદ્દો તૈયાર કરવાના પ્રશિક્ષણ કાર્યક્રમ ઘણા સફળ રહેશે

ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડીએ કહ્યું કે પ્રભાવિત દેશો દ્વારા અનુભવ અને માહિતીના આદાન પ્રદાનથી જ તેના પર નિયંત્રણ મેળવી શકાશે તેઓ નવી દિલ્હીમાં નશીલા પદાર્થોની હેરાફેરી પર નિયંત્રણ સંબંધિત બિમ્સ્ટેક દેશોના સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વ્યાપારનું સંકટ દુનિયાના બધા દેશો સમક્ષ છે જેને અનુભવ અને માહિતીના આદાન પ્રદાનથી જ નિયંત્રણમાં લાવી શકાય છે

જયશંકરે કહ્યું છે કે વૈશ્વિક સુરક્ષા મંત્રણાઓમાં ભારતની વિચારધારા પર ધ્યાન આપવું જોઈએ

સંમેલન દરમિયાન શ્રી જયશંકર વિશ્વના ઘણા નેતાઓને મળશે અને ભારતના વિચારો રજૂ કરશે સંમેલન અગાઉ તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત કેલી ક્રાફ્ટ અને મ્યુનિક સુરક્ષા સંમેલનના અધ્યક્ષ વોલ્ફગાંગ ઇશિન્ગરની મુલાકાત લીધી હતી શ્રી જયશંકર જ્યોર્જિયા વિદેશમંત્રી ડેવિડ જાલકાલિયાની અને પોર્ટુગલના સંરક્ષણમંત્રી જોઆઓ ક્રાવિન્હોને પણ મળ્યા હતા